યુ સી

યુ સી

યુ સી મેળવી લેવાના રહેશે વાહનવ્યવહાર મંત્રી રણછોડભાઇ ફળદુએ જણાવ્યું કે ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે

યુ સી સેન્ટર ખોલવા મંજુરી આપી છે

યુ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

ટી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

ભરતી પખવાડીયુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગાંધીનગર ખાતે રાજયવ્યાપી ભરતી મેળાનો પ્રારંભ કરાવશે યુવાનોને રોજગારી પુરી પાડવા યોજાઈ રહેલા ભરતી મેળા પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી રહ નવનિર્મિત આઈટીઆઈ નું ઈ લોકાર્પણ કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી આઈટીઆઈ ના તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે આ અવસરે સિમ્પલ અને સચેત નામની બે મોબાઈલ એપ્લીકેશનનું લોચીંગ પણ કરાશે

રૂપાણી અમદાવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા નર્મદા નીરના વધામણા કરશે ઉલ્લેખનીય છે કે અમદાવાદના તળાવોને નર્મદા નીરથી તા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વસ્ત્રાપુર તળાવ ખાતે મહાઆરતી કરી નર્મદા નીરના વધામણા કરશે

આ પરિષદમાં શ્રી રૂપાણી લઘુ મધ્યમ સુક્ષ્મ ઉદ્યોગ માટે સોલાર પોલીસીમાં સુારબા અને પ્રોત્સાહન અંગે વિસ્તૃત માહિતી આપશે આજે બપોરે સાડા બાર વાગે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે આ પત્રકાર પરિષદ યોજાશે

અમારા પ્રતીનિધિ જણાવે છે કે રાજય ચુંટણી પંચ દ્વારા અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાબરા રાજુલા જાફરાબાદ તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચુંટણીની જાહેરાત કરાઈ છે તમામ બેઠકો પર ઉમેદવારોની અંતિમ યાદી પણ બહાર પડી ચુકી છે

પેટા ચુંટણીના પગલે લોકો તથા ઉમેદવારીના ઉત્સાહ જોવા મળી રહયો છે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

દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સ્મારક ખાતેથી આ સાયકલ રેલી શરુ થશે

ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલી એન સી સી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

ગીર સોમનાથ જિલ્લામાં ઊના અને કોડીનાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે તો બીજી બાજૂ અરવલ્લીમાં મોડાસા સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે તોફાની વરસાદ શરુ થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી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 ભારે પવનથી વૃક્ષો ઠેરઠેર ધરાશાયી તથા વીજળીના થાંભલા ઉખઢી જવાના પણ અહેવાલ પણ છે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 અમરેલી પંથકમાં પીપાવાવ અને વિક્ટર બંદર ઉપર વરસાદ શરુ થયા બાદ રાજૂલાથી પણ વરસાદના સમાચાર છે

ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે

જે ભયજનક સપાટીથી ત્રણ ફુટ ઓછી છે ડેમની જળ સપાટી જાળવી રાખવા છ દરવાજા ખોલવામાં આવ્યા છે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

પોષણ માસની ઉજવણી અન્વયે લુણાવાડા ખાતે ખાસ મહિલા રેલી યોજાઇ ગઇ હતી દીવ દમણ ડેંગ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દાભેલ વીસ્તારમાં એક ખાનગી કંપનીમાં બે મજુરોના ડેંગ્યુના કારણે શંકાસ્પદ મોત નિપજયા છે વેકટર જનીત રોગ નિયંત્રણ વિભાગના ઉપનિદેશક ડોકટર કૌશિક રાઠોડે જણાવ્યું હતું કે આ પહેલા પણ આ કંપનીમાં બે શ્રમિકોના ડેંગ્યુના કારણે તા

પ્રશાસન ધ્વારા કંપની પરીસરમાં તપાસ હાથ ધરી હતી ત્યારે ત્યાં અસ્વચ્છતા જોવા મળી હતી અને કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા